કોવિડના લીધે લોકડાઉન જાહેર થતા કમ્પ્યૂટર આધારિત પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી

દર્દીઓની સંખ્યાની દ્રષ્ટીએ સમગ્ર દેશમાં ગુજરાત હાલ બારમાં સ્થાને છી

જે અંતર્ગત મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગોને સેનીટાઇઝ કરવામાં આવ્યા હતા

તે માટે આજે ટ્રેનનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં ફક્ત દસ ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે જે મુસાફરોએ માસ્ક પહેર્યુ નહીં હોય તેમની પાસે દંડ વસૂલવામાં આવશે દરેક મુસાફરી પછી ટ્રેનને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે સત્તાવાળાઓએ ટ્રેનની અંદર અને પ્લેટફોર્મ ઉપર સામાજીક અંતર જાળવી રાખવાની ખાસ સૂચના આપી છે

ભારે વરસાદના કારણે કપાસ મગફળી તલ કઠોળ સહિતના પાકો પર પાણી ફરી વબ્યું છે ગામડાઓમાં પૂરને કારણે ખેતરોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયાનું કોંગ્રેસના આગેવાનોએ નિરીક્ષણ કર્યુ હતું અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો બાબરા તાલુકાના દરેડમાં ભારે વરસાદ પડતા પાકને નુકસાન થયું છે જેથી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે મામલતદાર ખેતીવાડી અધિકારી ગ્રામ સેવક અને સરપંય સહિતના આગેવાનોને સાથે રાખીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી શ્રી ધાનાણી સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા

આજે વૃક્ષારોપણનો પ્રારંભ ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટીલના હસ્તે કરવામાં આવ્યું સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળા મેયર જગદીશભાઇ પટેલ ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા

આદિજાતિ પ્રજાજનો અને આદિજાતિ વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે તથા સૌના સાથ સૌના વિકાસ મંત્રને વરેલી રાજ્ય સરકાર ડાંગ જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવા પ્રતિબદ્ધ છે તેમ મંત્રી શ્રી વસાવા જણાવ્યું હતું

જિલ્લામાં મેઘરાજાની સારી શરૂઆત થઇ હતી પરંતુ થોડા દિવસના મેઘરાજાના વિરામ બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ફરી વરસાદની શરૂઆત થઇ હતી ભિલોડા પંથકના લીલછા ખુમાપુર ધોલવાણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

દરમિયાન રાજ્યની ઉત્તર સરહદે રાજસ્થાન પર વરસાદી વાદળો છવાયેલાં છે તેની અસર હેઠળ ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણ તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ તથા કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીની સાથે ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવતા બુધવાર સુધી ગાજવીજ સાથે છુટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે રાજ્યના બાકીના બધા વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ ઘટશે અને ગરમીમાં એક બે ડીગ્રી સેલ્શીયસનો વધારો થવાની શક્યતા પણ છે રાજ્યના માછીમાર ભાઇઓ માટે ચેતવણીની કોઇ સૂચના નથી

વિસનગર તાલુકાના પઢારિયામાં આજે સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો

આમ કિશોર અને આધેડ બંનેનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ બનાવની જાણ થતા લાઠી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો